બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ અગ્રણી અને મંત્રી કુંવરજીભાઇ બાવળિયા બોટાદ શહેરના અલગ અલગ વોર્ડમાં ઉમેદવારોને સાથે રાખી પ્રયાર કર્યો હતો તેમણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જુદી જુદી યોજના તેમજ તેમને મળતા લાભોની મતદારોને માહિતી આપી હતી

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામમાં ભાજપનો જ્વલંત વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી

રખાશે

મોરવા હડફ ખાતે રાજયમંત્રી પુરષોતમ રૂપાલાએ જાહેર સભા સંબોધી હતી પંચમહાલ સાંસદ રતન સિંહ ધારાસભ્ય નિમિષા બેન સુથાર સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

મશીન સહિતની બાબતો પર ચર્ચાઓ કરી જરુરી તાલીમ આપવામા આવી છે બુથ પર કામગીરી કરવા માટેની પણ અંતિમ તાલીમ આપવામા આવીછે

સમગ્ર અમરેલી જિલ્લામા વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે જિલ્લા વહીવટી તંત્ર શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાય તેને લઈ ને કામગીરી હાથ ધરાય રહી છે

આકાશવાણી સાથે વાત કરતાં અમદાવાદનાં રમકડાં ઉત્પાદક કલ્પેશ ભાટિયાએ પ્રધાનમંત્રીએ નરેંન્દ્ર મોદીની લોકલ ટુ વોકલ પહેલને આવકારી હતી અને આ મુજબ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો

આ આંકડો હજી પણ વધી શકે તેમ છે

આ કાર્યક્રમને કચ્છ ગુજરાત માટે ઐતિહાસિક ગણાવતાં ડીપીટી અધ્યક્ષ સંજય કે

દીનદયાળ કંડલા મહાબંદરના વિકાસની ભારે ઉજ્જવળ તક ઉભી થઇ છે